રાજ્ય સરકારે ખેડૂતોને દિવસ દરમિયાન પણ વીજળી આપવાનો નિર્ણય કર્યો છે આ માટેની કિસાન સર્વોદય યોજના હેઠળ પ્રથમ તબક્કામાં ગીર સોમનાથ પાટણ અને દાહોદ જિલ્લાના ખેડૂતોને દિવસે કૃષિહેતુથી વીજળી આપવાનો પ્રધાનમંત્રી પ્રારંભ કરાવશે એવી જ રીતે ગીરનાર પર્વત ખાતે પ્રવાસીઓને ઉપયોગી રોપ વે યોજનાનું લોકાર્પણ કરાશે

અમારા સંવાદદાતા જણાવે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી જોડાશે

આજરીજ ભૂજ ખાતે જનરલ ઓબ્ઝર્વરશ્રી ધર્મેન્દ્રસીંઘે મતગણતરી સેન્ટર ખાતે રૂબરૂ મુલાકાત લઇને મતગતરી સેન્ટર ખાતે મતગણતરી માટેની સમગ્ર વ્યવસ્થા જેવીકે ઇ વી એમ

તથા જરૂરી સુચનો કર્યા હતા

ઈવીએમનું બીજા તબક્કાનું રેન્ડમમાઈઝેશન તમામ ઉમેદવારો ઓબ્ઝર્વર અને કલેકટરશ્રી પ્રવીણા ડી

ની હાજરીમાં કરવામાં આવ્યુ હતું કથા મતદાન મથક પર કયું ઈવીએમ જશે તેની યાદી અબડાસા પેટા યૂંટણીમાં ઉભેલા ઉમેદવારોને સોંપવામાં આવી છે આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા નાયબ યૂંટણી અધિકારી શ્રી એમ

પ્રજાપતિએ આ મુજબ જણાવ્યું હતું

માં કાલરાત્રીની આજે પ્જા અર્ચના કરવામાં આવે છે તેમનું વાહન ગદર્ભ છે પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નીકુંભ નામના અશુરોના સંહાર માટે દેવી પાર્વતીએ કાલરાત્રીનું સ્વરૂપ ધારણ કર્યું હતું મા કાલરાત્રીને શુભમકારી તરીકે પણ ઓળખાય છે મા કાલરાત્રી ની આરાધના માટેના શ્લોકનું શ્રવણ કરીએ